પ્રાદેશિક સમાચાર શિવાંગી ભદ્દ વાંચે છે

રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો અમદાવાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાટ સાથે વહેલી સવારે બે ઇંચ વરસાદ થયો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યોગ કરીશું કોરોનાને હરાવીશુંના મંત્ર સાથે આ અભિયાનનો આજે પ્રારંભ કરાવ્યો છે જે સતત છ દિવસ સુધી ચાલશે આ અભિયાનનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોરોનાના આ સંક્રમણ કાળમાં જ્યારે તેની કોઈ દવા શોધાઈ નથી ત્યારે વિશ્વ આખુ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમુલ્ય ભેટ એવા યોગ પ્રાણાયમ તરફ વબ્યું છે જીવન પર્યંત યોગને જીવનનો હિસ્સો બનાવી સ્વસ્થ સમાજ સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ કોરોના સામેની લડાઈમાં યોગ એ ખુબજ શક્તિશાળી અમોધ શસ્ત્ર સાબિત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો પ્રવર્તમાન સ્થિતિમાં અલગ રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તેની ભૂમિકા આપતા અને સૌને અપીલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે

રેડીયો સ્ટેશનના એક એક આર

ને યોગ એમ્બેસેડર તરીકે ઘોષિત કરાયા છે તેઓ દરરોજ યોગના અગણિત ફાયદા અને માહિતી અવનવી શૈલીમાં પોતાના રેડિયો પ્રસારણ મારફતે ગુજરાતીઓ સુધી પહોચાડશે આ ઉપરાંત ભારતની અને ગુજરાતની પ્રતિષ્ઠીત વ્યક્તિઓ યોગાસન ઘ્યાન અને પ્રાણાયમ વિશે ફેસબુક પેજ પરથી લાઇવ થશે આ અભિયાનમાં યોગ ગુરુ શ્રી સ્વામિ રામદેવ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી પૂજ્ય શ્રી સદગુરુ જેવા મહાનુભાવો પણ યોગ પ્રાણાયમ અને ઘ્યાન ઉપર માર્ગદર્શન આપશે

તેમણે જણાવ્યુ કે આ હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર યોગ વિશેની તમામ જાણકારી ફાયદાઓ આસનો વગેરે પોસ્ટ કરીને એક ઇન્ફોર્મેશન બેન્કનું નિર્માણ કરવું જોઇએ જેનાથી દુનિયાના બહ્ધા લોકોને તેનો લાભ થાય અને ગુજરાત એક યુગ પ્રદેશની સાથે એક યોગ પ્રદેશ તરીકે પણ ઓળખાય

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે તળાવમાં ડુબી જવાથી ચાર બાળકીઓના મોત નિપજ્યા છે અમારા દાહોદના પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે સાંજે એક જ કુટુંબની ચાર બાળકીઓ ઢોર ચરાવવા ગઇ હતી પરંતુ રાત્રે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જામનગરના કાલાવડ નજીક બાલંભડી ડેમમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જતાં મોત નિપજ્યું છે

રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો

કચ્છ વલસાડ સુરત આણંદ અરવલ્લી છોટાઉદેપુર મહેસાણામાં અડધાથી એક ઇંચ વરસાદ થયો છે સૌરાષ્ટ્રના અમરેલી બાબરા જસદણ ગોંડલ અને રાજકોટમાં પણ આજે સવારથી વરસાદ થયો છે રાજયમાં નેઋત્ય યોમાસાના આગમન સાથે અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદનો પ્રારંભ થયો છે આજે વહેલી સવાર થી અમદાવાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાટ વચ્ચે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે પવન સાથે વરસાદના કારણે વૃક્ષો પડવાની ઘટનાઓ નોંધાઇ છે ભારે વરસાદના પગલે વાસણા બેરેજના બે દરવાજા બે ફ્ટ જેટલા ખોલવામાં આવ્યા છે હવામાન વિભાગ ધ્વારા અમદાવાદ ખેડામાં અતિભારે મહેસાણા ગાંધીનગર પંચમહાલ દાહોદ નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે કડી જોટાણા મહેસાણા બહુચરાજી અને વડનગરમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી છે કપાસનું વાવેતર પણ ઘણા ખેડૂતોએ કરી લીધું છે જો કે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા

બાબરા તાલુકાના રાણપર નડાળા ગામે બે ઇંચ જેટલો વરસાદ થતા દેવાંગી નદીમાં ઘોટાપુર આવ્યું હતું તેમજ નાના મોટા ચેકડેમો છલકાયા હતા છોટાઉદેપુર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે

બપોર બાદ સુરતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે

આજે રાજ્યભરમાં વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે જામનગરની સામાજીક સંસ્થા જાયન્ટસ ગૃપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેનો ઉપયોગ થેલેસેમિયાના દર્દી અને જરૂરિયાતમંદો માટે કરવામાં આવશે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા દરેક કપરા સમયે રક્તદાન કેમ્પ અને સામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેથી આજના દિવસે સર ટી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા આ યુવા મંડળને સન્માનપત્રક આપી સન્માન કરાયું હતું

અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પંચમહાલ જિલ્લામાં રેડક્રોસ ભવન ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોધરાના રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

કેમ્પ મોડી સાંજ સુધી શરૂ રહેશે

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એ

તરીકે ફરજ બજાવતા મગનભાઇ બારિયાનું આજે કોરોનાને કારણે મૃત્યુ થતાં તેમને પોલીસ દ્વારા સન્માન સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ મહાનગર પાલિકાના કાલાવાડ રોડ વૃંદાવન સોસાયમાંથી એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કાશીપુરા ગામે એક પુરૂષનું કોરોના વાયરસના સંક્રમણથી મોત નીપશ્ચું છે

જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે

ભરૂચ જિલ્લામાં આજે કુલ છ જેટલા લોકોના કોરોના ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં પોલીસે ઝડપી લીઘેલા બુટલેગરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા હવે એલ સી બી અને સી ડિવિઝન પોલીસ ના જે કર્મચારીઓ સંપર્કમાં આવ્યા હતા તેમની આરોગ્ય તપાસ થશે

દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થ તાં હવે માત્ર ચાર એક્ટિવ કેસો છે

બંને લોકોને મારવાડ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે

આજે કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છં